પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ત બાળ શ્રમિક સુધારા ખરડો વધુ અસરકારક જોગવાઈ સાથે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પસાર થયો

વિપરીત સંજોગોમાં મહિલાઓ આજીવકા રળીને સ્વયંને તેમજ પરિવારને મદદરૂપ બની શકે છે આ યોજના માટેનુ ધિરાણ બેંકો આપશે અને બેંકોને વ્યાજ ચૂકવણું રાજય સરકાર દ્વારા કરાશે

વિધાનસભાગૃહમાં મહિલા અને બાળકલ્યાણમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ કે રાજયની નારીશકિત માટે નવી દિશા ખોલતી અને શૂન્ય ટકા વ્યાજે લોકોને લોન આપવાની આ યોજના દેશની સર્વપ્રથમ યોજના છે બાળસુધારા ખરડો બાળ શ્રમિક સુધારા ખરડો વધુ અસરકારક જોગવાઈ સાથે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પસાર થયો શ્રમ અને રોજગારમંત્રી દિલીપકુમાર ઠાકોરે ગઈકાલે વિધાનસભામાં આ ખરડો રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતને બાળ શ્રમિક મુક્ત રાજ્ય બનાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે

વિધાનસભામાં આ ખરડી રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં ગુડાંગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહી

જેમાં કોઇ અસમાજિકતત્વ રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી વધુ અને દસ વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયાથી વધુ દંડની જોગવાઇ છે રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ આવા અસામાજીક તત્વોને ગુનો કરવા પ્રેરીત કરે કે તો તેને દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ નિર્દોષને ન્યાય મળે તે માટે પોલીસ અધિકારીને સહાયરૂપ થવા પુરાવાની થોગ્ય યકાસણી માટે વ્યવસ્થા કરાશે અને ન્યાયિક તપાસ ઝડપી થાય તે માટે વિશેષ અદાલતો સ્થપાશે તેમ મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું અંબાજી બનાસકાંઠામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના સમગ્ર વિસ્તારને ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદીલ કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે કરી છે યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપ ઠાકારે વિધાનસભામાં ગઈકાલે વિધેયક રજૂ કર્યું હતું અને જણાવ્યુ હતું કે નવા કાયદાથી અંબાજી મંદિર વિસ્તારનો વિકાસ થશે અને ભાવિક ભક્તોને વધુ સુવિધાઓ મળી રહેશે આ વિધેયકની જોગવાઇ અંગે તેમણે કહ્યું હતું કે આ ઓથોરિટી નગરપાલિકાની જેમ કામ કરશે અને ઔદ્યોગિક વિકાસની નવી દિશા ખોલશે આ ઓથોરિટીના અધ્યક્ષ અને નિયામક મંડળની રચના કાયદો બનાવ્યા પછી કરવામાં આવશે જેમાં જિલ્લા પંચાયતના એક સભ્ય ઉપરાંત મોટેભાગે અધિકારીઓ રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં રાજ્યા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સયિવ એમ

દાસ તથા વેલસ્પનના વિપુલ માથૂરે સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા વેલસ્પન ગ્રુપના આ પ્રોજેક્ટમાં અંદાજે બે હજાર યુવાનોને રોજગારી મળતી થશે

ટી

મળતી માહિતી મુજબ મોરબીના ઘનશ્યામગઢના એક ઈસમ પાસેથી આ નોટ કબ્જે કરવામાં આવી છે

અમદાવાદમાં બાવળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈઝરાયેલના ભારત ખાતેના રાજદૂત રોન મલકા અને મુખ્યમંત્રીના સચિવ એમ

કાંડલે સમજૂતી ઉપર ફસ્તાક્ષર કર્યા હતા ઈઝરાયેલના રાજદ્રત રોન મલકાએ ભારતના બુદ્ધિધનની પ્રશંસા કરતા કહ્યું કે ઈનોવેશનએ ભવિષ્ય છે અને ભારત તથા ઈઝરાયેલ આ ક્ષેત્રે સાથે મળીને કામ કરશે

પરીક્ષા સેલ અમદાવાદ કલેકટર અમદાવાદમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓને અનુલક્ષીને અમદાવાદ કલેકટર કચેરીમાં એક પરીક્ષા સેલ શરૂ કરવામાં આવ્યો છે

મીડિયામાં છપાયેલા અહેવાલો સામે ગઈકાલે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્ય મંત્રી દ્વારા તપાસ કરીને કડક પગલાં ભરવાના આદેશ અપાયા છે મંત્રી મંડળના આ નિર્ણયની માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતી રવિ એ જણાવ્યું હતું કે સુરતની એક લેબનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ફોજદારી દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે